પાટિલે સુરતવાસીઓને બિરદાવ્યા

મા આદ્યશક્તિની આરાધનાના નવરાત્રિ પર્વમાં આજે સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના ખેલૈયાઓનો ઉત્સાહ ચરમ પર અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા રોજગાર મેળામાં મુખ્ય સચિવ શ્રી જે

સિંઘે કહ્યું છે કે લાગવગ હોય ત્યારે જ નોકરી મળે તેવી માન્યતા મનમાં હોય તો કાઢી નાંખજો અમને લાવવગથી નઠીં પરંતુ લાયકાતથી નોકરી મળી છે

મહેસાણા જીલ્લામાં કડી ખાતે જહોન્સન ફીટાચી કંપનીના ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરને ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મુક્વું છે

શ્રી રૂપાણીએ ઊમેર્યું હતું કે એરકન્ડીશનર મશીન માટે હીટાચીએ વિશ્વમાં યોથું અને ભારતનું પહેલું ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા માટે ગુજરાતની પસંદગી કરી તે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે ફીટાચીનું આ કારખાનું કડી મહેસાણાને વિશ્વના નકશામાં મુકશે કારણ કે અહીં બનેલો માલ દક્ષિણપુર્વ એશિયા મધ્યપૂર્વના દેશો તથા યુરોપની બજારમાં પહોંચવાનો છે

થયેલા તે પ્રોજેક્ટનું ગઇકાલે મંગળાચરણ થયું છે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે યાલતી ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે હવે લોક અદાલત દ્વારા કેસ યલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગે કર્મચારી અધિકારીઓ સામેના ખાતાકીય તપાસના નિકાલ માટેનું માળખું તૈયાર કર્યું છે

ગંભીર ગુના ન હોય તેવા કેસો સમિતિ યલાવી શકશે જે લોક અદાલતની જેમ કેસોનો નિકાલ કરશે નશાબંધી જુગાર અને વાહન અકસ્માત જેવા કેસો પણ સમિતિ યલાવશે નાની સજા થઈ શકે તેવા કેસ યલાવી સમિતિ નિર્ણયની શિસ્ત અધિકારી અથવા ખાતાના વડાને જાણ કરશે કેસોના ઝડપી નિકાલ માટે સરકારે આ નિર્ણય લીધો છે સુરતના રેલ્વે સ્ટેશનને સ્વચ્છતા મોજણીમાં પહેલો નંબર મળતાં સાંસદ સી

પાટીલે તેનો યશ મુસાફર જનતાને આપ્યો છે

સાંસદ સી

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી માનસિક શારીરિક દિવ્યાંગો તથા અનાથ બાળકો સાથે મોકળા મને સંવાદ કરશે આ બાળકો દિવ્યાંગ હોવા છતાં વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ ઉત્સાહભેર આગળ વધી વિશેષ ઉપલબ્ધીઓ પ્રારંભ કરી શકે છે ચિત્રકામ ડાન્સ ખેલમહાકુંભ ક્રિકેટ ચેસ ગિતાર ગાયન હારમોનિયમ સંગીત લોકનૃત્ય ડ્રાફ્ટ સિવણ અને કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં પારંગત થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીના મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે મોકળા મને કાર્યક્રમ અંતર્ગત અગાઉ રાજ્યના એવોર્ડ વિજેતા શિક્ષકો તથા ઝુંપડપટ્ટીમાં વસતા લોકોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નોની યર્ચા કરી હતી

શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ ગાંધીનગરના મેયર રીટાબહેન પટેલ તેમજ કલ્યરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંતભાઈ ઝા આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા

ત્યારબાદ શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપના ઉમેદવાર શ્રી અજમલભાઈ ઠાકોરને જંગી બહ્મતીથી વિજય અપાવવાની હાકલ કરી જનસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગઇકાલથી તેજસ ટ્રેન શરૂ કરવાના પગલાંને રેલવેનું ખાનગી કરણ ગણાવી ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના પશ્ચિમ રેલવે કર્મયારી સંઘે તેનો વિરોધ કર્યો છે અમદાવાદ રેલવે ડિવિઝનના કર્મચારી સંઘના પ્રવક્તા સંજય સૂર્યબાલીએ એક યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદમાં કર્મચારી સંઘ દ્વારા રેલી અને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા યાદીમાં જણાવાયા અનુસાર કર્મચારી સંઘના એચ

જગદંબા મા આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રિનો આજે સાતમો દિવસ છે આજે નવદુર્ગાના મા કાલરાત્રિના સ્વરૂપની પૂજા અર્ચના થાય છે મા કાલરાત્રિ અનિષ્ટ તત્વોનો નાશ કરનારી છે તે હાથમાં ખડગ શૂળ અને ગળામાં વિદ્યુતમાળા ધારણ કરે છે ભક્તોનું કલ્યાણ કરનારી હોવાથી તેને શુભંકરી માતા કહેવાય છે આજથી દુર્ગાપૂજનનો પણ આરંભ થશે

નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો જામ્યો છે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ થયેલા નવરાત્રિ ગરબાના આયોજનમાં યુવાન યુવતીઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે બેટી બયાવો સ્વચ્છતા અભિયાન જેવા થીમ પર ગરબા રમીને લોકો સમાજમાં ખાસ સંદેશ આપી રહ્યા છે ગાંધીધામમાં રમાઈ રહેલી રાજ્ય કક્ષાની સ્વર્ગસ્થ મહેન્દ્રરાય બુય આંતર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં મહિલાઓનું ટાઇટલ સુરતે અને પુરૂષોનું ટાઇટલ વડોદરાએ જાળવી રાખ્યું છે ગાંધીધામના કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસિસએશનના ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી આ સ્પર્ધાની બંને ફાઇનલમાં ભાવનગરની ટીમનો પરાજ્ય થયો હતો